શિવસેનાના વડા અને મહાવિકાસ અઘાડીના નિયુક્ત ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા છે

રાજ્યા ાલ ભગતસિંહ કોશીયારીએ સેન્ટ્રલ મુંબઇના દાદર વિસ્તારના શિવાજી ૌાર્ક ખાતે ઠાકરેને હોદ્દા અને ગુપ્તતાના સોગંદ લેવડાવ્યા હતા

સી

કોંગ્રેસ અને શિવસેનાના મહાનુભાવો ઉપ સ્થિત રહ્યા છે

ભાજ અધ્યક્ષ અમિત શાહ આજે યતરા અને ઘઢવામાં યૂંટણીસભાઓને સંબોધન કરી રહ્યા છે મુખ્યમંત્રી રધુવરદાસ ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી અધ્યક્ષ હેમંત શૌરેન ઝારખંડ વિકાસ મોરયાના અધ્યક્ષ બાબુલાલ મંરાડી અને ઓલ ઝારખંડ સ્ટુન્ડસ યુનિયનના પ્રમુખ સ્વદેશકુમાર મહંતો ણ જુદા જુદા વિસ્તારોમાં રેલીઓ કરી રહ્યા છે ત્રીજા તબક્કા માટે ઉમેદવારી લાછી ખેંયવાનો આજે અંતિમ દિવસ છે

શ્રિમ બંગાળમાં સત્તાધારી ક્ષ ટીએમસીએ કાલીયાગંજ અને કરીમપુર બેઠકો જીતી લીધી છે

રાજ્યસભાએ આ વિધેયકને આજે મંજૂરી આદી છે ત્યારે લોકસભા આ અગાઉ મંજૂરી આાતી યૂકી છે

રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી વગર ચિટ ફંડ કં ની ખોલવા ઉ ર પ્રતિબંધ લાગશે

આ કોલોનીઓના રહેવાસીઓ જમીનનું વેચાણ કરી શકશે ગીરવે રાખી શકશે અને ભાવર ઓફ એર્ટની ભણ આપી શકશે

લોકસભામાં આજે એક પ્રશ્નના લેખિત જવાબમાં ઉર્જામંત્રી આર

આમાં અનુસૂચિત જાતિ અનસૂચિત જનજાતિના ઉમેદવારોનો ણ સમાવેશ થાય છે

આજે રાજ્યસભામાં એક ટ્રંકી મુદતના પ્રશ્નનો જવાબ આપ્ત તા ઇલેક્ટોનિક્સ અને આઈ ટી મંત્રી રવિશંકર પ્રસાદે માહિતી આપી હતી કે આ બાબતમાં એક ણ એફ

નોંધાઇ નથી અને મંત્રાલયને આવી કોઇ ફરિયાદ મળી નથી તેમણે કહ્યું કે જુદા જુદા મંચો અપાતા સંદેશાઓની સુરક્ષા અને સલામતી માટે હાલના આઈ

કાયદા હેઠળ પુરતી જોગવાઇઓ છે

આ વિઘેયકની જોગવાઇની અંદર કરવાવાળાની સામે એક વર્ષ સુધીની સજા અથવા એક લાખ રૂપિ યા સુધીનો દંડ અથવા બંને સજા કરવાની જોગવાઇ છે

સુક્ષ્મ લધુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી નિતીન ગડકરીએ આજે લોકસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આદી હતી